ફવેથી થી થોડીજ મિનિટોમાં એટલે કે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મોટાભાગના વિસ્તારોમાં મતદાન થશે

આજે થનારા મતદાનમ કેન્દ્રીય મંત્રીઓ રાધામોહન સિંઘ ડોકટર હર્ષવર્ધન મેનકા ગાંધી નરેન્દ્રસિંહ તોમર ક્રષ્ણ પાલ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતસિંગ ઉપરાંત ગૌતમ ગંભીર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષીત જયોતીરાદિત્ય સિંધિયા દિગ્વિજયસિંગ અને ભુપેન્દ્રસિંહ હુડા સફિતના અગ્રણીઓનું ભાવી ઈવીએમમાં શીલ થશે

વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીજવવા જુદી જુદી જગ્યાઓએ રોડ શો ચુંટણી સભાઓ યોજી રહ્યા છે

આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ

આથી ધર્મજ ગામના એક મતદાન મથક પર ગેરરીતિ આચરાઈ હોવાની શંકાના આધારે રાજયના મુખ્ય ચૂંટણી કમિશનરે ફેર મતદાનનો આદેશ આપ્યો છે

ગઈકાલે ભરૂચના જીએનએફસીની મુલાકાતે પહોંચેલા શ્રી જાડેજાએ કહ્યું કે જીએસએફસી ખાતર થેલીઓમાં ખાતરનું વજન ઓછું હોવાના મળી રહેલા અહેવાલો અંગે તપાસ બાદ જે પણ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરાશે ખાતરની થેલીઓમાં નિર્ધારિત કરતાં ઓછું વજન હોવાની મળેલી ફરિયાદના પગલે રાજય સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસના આદેશ આપ્યા છે રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જે

શ્રી સિંહે આ બધી જ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂરી થાય તે પછી જ સોમવારથી ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે

સાબરકાંઠાના વડાલી પોશીના તેમજ અરવલ્લીના ભીલોડામાં ગઈકાલે પવન સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર રહ્યા છે રાજ્યના વાતાવરણમાં આવેલા પરિવર્તના કારણે રાજ્યમાં મહત્વના તાપમાનમાં સામન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાતા લોકોએ પ્રખર ગરમીમાથી આંશિક રાહ્ત મેળવી હતી દરમ્યાન કચ્છ જિલ્લામાં પણ છેલ્લા કલાકમાં વાતાવરણ પલટાયુ હતું દિવસભર વાદળોની આવ જાવ સાથે ધુપ છાંવનો માફોલ અનુભવાયો ફતો

જનરલ હોસ્પિટલમાં આજે સવારે અદાણી હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે આંતર રાષ્ટ્રીય નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવશે જેમા મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી ઉપસ્થિત રહેશે જયારે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જય સંઘવી હોસ્પિટલના ડોક્ટર વી

ગઢવી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચ ઉપસ્થિત રહેશ

પી

આજે સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થશે